વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તવે ગઈકાલે પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું

શાતલ વેશ્નવ ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરનારા રાજ્યના કર્ચમારીએ ઓળખ અને નિમણકના સ્વપ્રમાણીત આધારો ફરજીયાત રજુ કરવાના રહેશે

નવા નિર્ણય મુજબ રાજ્ય સરકારના અપીલ કરનાર કર્મચારીએ પોતાની અપીલ સાથે સ્વપ્રમાણીત આધાર ડ્રાઈવીંગ લાયસન્સ પાનકાર્ડ અથવા મતદાર ઓળખપત્રની નકલ અયૂક રજૂ કરવી પડશે

પૂજારાની થાદીમાં જણાવ્યું છે

જરૂરિયાતમંદ દર્દીઓને કુપોષણ નિવારક આયુર્વેદ ઔષધ કિટ આપવામાં આવશે તેમજ કુપોષણ નિવારણ અંગેનુંમાર્ગદર્શન અપાશે જેનો બહોળો લાભ લેવા ડો

વી

તમનો જન્મ જયંતિ નિમિતે આજ રોજ ભુજ ખાતે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા જીવદયા પ્રવુતિ કરવામાં આવી હતી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની સેવાઓની નોધ લઇ તેમને શ્રધાંજલિ આપવામાં આવી હતી